માલદીવના રાષ્ટ્રપ્રમખ ઇબ્રાદહમ મહાંમદ સોલીહ સાથેની પ્રતીનિધિ સ્તરની વાતચીત થયા પછી શ્રી મોદીએ જણાવ્યુ હતું કે હિંદ મહાસાગર વિસ્તારમા વિસ્તારમાં શાંતિ સ્થિરતા જાળવી રાખવા માટે ભારત અને માલદીવ વચ્ચેના દ્વીપક્ષીય સબાંધો મજબુત બનવવાની જરૂર છે વધુમાં તેમણે જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં માલદીવ નાગરિકો ની ક્ષમતા વધારવા ભારત વધારા નાં એક હજાર નાગરીકોને તાલીમ આપશે

અશોક ગેહલોક કમલનાથ અને ભૂપેશ બધેલે પોતપોતાના રાજ્યમાંમુખ્યમંત્રીપદના શપત લીધા હતા

આ યોજના હેઠણ મફતમાં જોડાણ આપવામાં આવે છે અને આ નિર્ણય બાદ હવે એક કરોડથી પણ વધુ લોકો સરકારની ઉજ્જવલા યોજનાનો લાભ મેળવી શકશે

પંજાબ હરિયાણા રાજસ્થાનઉતરપ્રદેશ અને દિલ્ફીમાં જનજીવન પર અસર થઇ છે તો જમ્મુ કશ્મીર અને હિમાચલપ્રદેશમાં માઈનસમાં તાપમાન છે હિલસ્ટેશન ગણાતા સીમલા મનાલી અને નારકન્યા માં નવેસરથી હિમવર્ષા થતા તાપમાનમાં ધટાડો થયો છે હિમવર્ષાની આ કાતિલ ઠંડી ક્રચ્છ આવી પહોચતા સર્વત્ર લગુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો હતો આજ સ્થિતિ આગામી ચ્રથી પાંચ દિવસ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે